પોતાની અમેરિકા યાત્રાની ગૌરવવંતી છબી ભાજપ કાર્યકરો સમક્ષ રજૂ કરતા તેમણે સંયુકત રાષ્ટ્ર સંઘ અધિવેશનમાં તમામ ચર્ચાના કેન્દ્રમાં ભારત રહ્યું હોવાનું જણાવી તેમણે આ જવલંત સફળતાનો યશ અલબત ગુજરાતની ધરતીને આપ્યો હતો તેમણે કહ્યું હતું કે શ્યામજી ક્રષ્ણવર્મા મેડમ ભીખાજી કામા સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા રત્ન આપનાર ગર્જર ધરાને તેઓ ભાવપૂર્વક નમન કરે છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે દુનિયા પોતાની તમામ સમસ્યાનો ઉકેલ ગાંધી વિચારધારામાં ખોજતી થઈ છે ગાંધીજીનો ઉપદેશ ગઈકાલ અને આજ ઉપરાંત આવતીકાલે પણ આટલો જ પ્રસ્તુત રહેશે બાપુનું પ્રિય વેષ્ણવ જન તો તેને રે કહીએ ભજન વિશ્વરમાં ગાયકોના કંઠે ગવાતું થાય તેને ભારતની કીર્તિમાં વધારો કરતી ઘટના ગણાવી શકાય

બાપુના ચિત્રને સુતરની આંટી પહેરાવી પ્રાચીન તથા અર્વાચીન ચરખા મોડેલ નિહાળી ખાદી વણાટને લોકપ્રિય બનાવવા માટે ચાલતી પ્રવ્રતિઓની શ્રી મોદીએ માહિતી મેળવી હત મહેમાનપોથીમાં પોતાનું મંતવ્ય નોંધ્યા બાદ તેમણે એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું

અને સ્વચ્છતા જાળવવા શપથ લેવાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ

જોશી જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફીના શપથ લેવડાવ્યા હતા ભુજ નગરપાલિકા દ્વારા કચ્છ મ્યુઝિયમ પાસે ફિટ ઈન્ડિયા કાર્યક્રમ સાથે હમીસર તળાવની આસપાસ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું

આશુતોષ અંતાણી કેન્દ્રિયમંત્રીઃ કચ્છ મુલાકાત કેન્દ્રિય શિપીંગ તથા રસાયણ ખાતર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા આજથી ત્રણ દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે આજે તેઓ જિલ્લા મથક ભુજ ખાતે સાંજે એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

જયારે તારીખ પાંચમી ઓકટોબરના ગાંધીધામ ખાતે સવારે ફર્નિચર માર્ક અંગેના સેમિનારમાં ઉપસ્થિત રહેશે ઉપરાંત પોર્ટ પ્રોજેકટની પાયાવિધીનું ડિજિટલ ઉદઘાટન કરશે આશુતોષ અંતાણી ગાંધીધામઃ ઔદ્યોગિક ભરતી મેળો કચ્છ જિલ્લામાં આવેલા જુદા જુદા ખાનગી ઔદ્યોગિક એકમોમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ ગાંધીધામમાં તારીખ પમી ઓકટોબર શનિવારના સવારે ગાંધીધામ આઈટીઆઈ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

ત્યારે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પણ અમુક કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત જિલ્લા મથક ભુજ સ્થિત પાલારા જેલમાંથી ભરણ પોષણના કેસોમાં સજા કાપતા પાંચ કેદીઓને છૂટા કરવામાં આવ્યા હતા